કેન્દ્ર સરકારે પોતાના વતન રાજ્ય પાછા ફરેલા અને અન્ય રાજ્યમાં અટવાયેલા આશરે આઠ કરોડ શ્રમિકોને મે અને જૂન માસમાં વિનામૂલ્યે અનાજ આપવાનો નિર્ણય લીધો છે રાજ્યમાં હું પણ કોરોના વોરિયર અભિયાનનો આજથી આરંભ થશે

રાજ્ય સરકારની આત્મનિર્ભર સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ સહકારી સંસ્થાઓની ગુજરાતમાં આવેલી નવ હજારથી વધુ શાખાઓ પરથી આજથી કરાશે

ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે ચર્ચાના અંતે આત્મનિર્ભર પેકેજ હેઠળ શ્રમિકોના હિતમાં આ નિર્ણય લીધો હતો

આ અનાજની આંતર રાજ્ય હેરફેર હેન્ડલિંગ યાર્જિંસ અને ડીલરના માર્જિનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર કરશે

રાજ્યમાં હૃં પણ કોરોના વોરિયર અભિયાનનો આજથી આરંભ થશે

કોરોના વાયરસનું નિદાન મળે ત્યાં સુધી આપણે સહ્યે તકેદારી રાખી તથા નિયમોનું પાલન કરીને કોરોનાની સાથે લડવાનું છે કોરોના વાયરસ સામેના જંગને લોકભાગીદારીવાળી બનાવવા તથા રાજ્યના બધા જ નાગરિકોની સુરક્ષાના હેતુથી આ અભિયાન હાથ ધરાશે

કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લાની વિગત આ મુજબ છે

આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યુ છે કે સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ તેમણે ગઈકાલે ગાંધીનગર ખાતે મીડિયાને આ માહિતી આપણા જણાવ્યું હતું કે રાજકોટની જ્યોતિ સી

કંપનીએ ગુજરાતને આ મહામારીમાં મદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા જ્યોતિ સી એન સી

સોમાણીએ જણાવ્યું છે કે મેડિકલ ડિવાઇસ રૂલ્સ અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી રાજ્ય સરકારની આત્મનિર્ભર સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ સહકારી સંસ્થાઓની ગુજરાતમાં આવેલી નવ હજારથી વધુ શાખાઓ પરથી આજથી કરાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઈકાલે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી

આ ઉપરાંત રાજ્યમાં લૉકડાઉનના ચોથા તબક્કામાં અપાયેલી છૂટછાટો તથા આ અંગેના નિયમોના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના અગ્રસચિવોને પાઠવેલા પત્રમાં આ મંજુરી આપવામાં આવી છે શ્રી ભલ્લાએ તેમના પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશના કોઈપણ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પરીક્ષા કેન્દ્રને મંજુરી અપાશે નહીં પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે

એવી જ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ કરવાની રહેશે

જેમાં ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી સ્કીલ હેન્ડબુક હેન્ડબુક ફોર પ્રિન્સીપાલ સેલ્ફ લર્નિંગ મટીરીયલ અને હેન્ડબુક ઓન સાયબર સેફ્ટીનો સમાવેશ થાય છે

કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરવહીનાં અવલોકનની કામગીરી ગાંધીનગરના બદલે રાજ્યના વિવિધ ઝોનમાં કરવામાં આવશે

કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબીયાએ ચરસનો બિનવારસી જથ્થો મળી આવવાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે ડ્રગ્સમાં દાણચોરને શોધી કાઢવા મોટું તપાસ અભિયાન હાથ ધરાયું છે તેમણે ઉમેર્યું કે ચરસના પેકેજ ઘણાં સમયથી દરિયામાં તરતાં રહ્યાં હોવાનું જણાય છે તેની તપાસ ગુપ્તયર તંત્રે શરૂ કરી છે